સત્ર ની પહેલી બેઠકની શરૂઆત દિવંગત સભ્યો ને શ્રદ્ધાંજલી સાથે થઈ હતી પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખ પૂર્વ મંત્રી વિઠ્ઠલ રાદડિયા તેમજ સભ્ય ડાહ્યાભાઈ પટેલ વ્રજલાલ ઘણાંક અને ગોપાલ ધૂવા ને ગૃહ દ્વારા શોકાંજલી પાઠવવા માં આવી હતી ત્યાર બાદ ગુજરાત સૂક્ષ્મ લધુ તથા મધ્યમ ઉદ્યોગ સાહસ વિઘેયક અને ગુજરાત વીદ્યુત શુલ્ક વિઘેયક રજુ કરવામાં આવ્યું હતું બીજી બેઠકમાં તારાંકિત પ્રશ્નોતરી યોજાઇ છે જેમાં સામેલ વિભાગો માં સામાનય વહીવટ વિભાગ ઉદ્યોગ ગૃહ શહેરી વિકાસ બંદર ખાણ ખનિજ માહિતી પ્રસારણ પેટ્રોકેમિકલ ક્લાઈમેટ ચેન્જ આયોજન સાયન્સ અને ટેકનોલોજી જળસંપતિ મહેસુલ પાણી પુરવઠો પશુપાલન પોલીસ હાઉસિંગ સરહદ સલામતી નશાબંધી સ્વૈચ્છીક સંસ્થાઓનું સંકલન વગેરે નો સમાવેશ થાય છે કોંગ્રેસ નેતાની અટકાયત ગાંધીનગર ખાતે વિધાનસભા ને ઘેરાવ કરવા નીકળેલા કોંગ્રેસ કાર્યકરો તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત ના નેતાઓ ની પોલિસ દ્વારા અટકાયત કરવામાં આવી છે વિધાનસભા ભવન તરફ કુચ કરવા નીકળેલા કોંગ્રેસ કાર્યકરો ને આગળ વધતાં રોકવા માટે પોલિસ સમજાવટ નો આશરો લીધો હતો પરંતુ દલીલબાજી માં વાતાવરણ ઉગ્ર બનતા છેવટે વોટર કેનોન નો ઉપયોગ કરાયો હતો પોલિસ તંત્ર ના સૂત્રો જણાવે છે કે કોંગ્રેસ પક્ષ ને જાહેરસભા યોજવા માટે પરવાનગી આપવામાં આવી હતી પરંતુ સભા યોજવાને બદલે રેલી કાઢી વિધાનસભા ને ઘેરાવ કરવાની કોશિશ થતા પોલિસ સખત બની હતી અમારા પ્રતિનિધી જણાવે છે કે ભરતી માટે લેવાતી પરીક્ષા માં ગેરરીતિ મહિલાઓ ની સલામતી કમોસમી વરસાદ નો ભોગ બનેલા ખેડૂતો ને સહાય જેવા મુદ્દા ઉપર સરકાર ને ભિડાવવા માટે કોંગ્રેસ દ્વારા આજે પ્રયાસ થયો હતો પરંતુ પોલિસ તંત્ર ની સખ્તાઈ થી રેલી નો પ્રથાસ નિષ્ફળ બનાવાયો હતો કોંગ્રેસના કાર્યક્રમને ગુજરાત ભાજપ દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે ભારતીય ટ્રાયબલ પાર્ટી રાજ્ય સરકારના શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો વિરોધ કરવા ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાની આગેવાનીમાં આ જે ગાંધીનગરમાં રેલીની જાહેરાત કરવામાં આવી હતી જો કે કાર્યકરો રેલીમાં ભાગ લેવા ગાંધીનગર પહોયે એ પૂર્વે જ અંકલેશ્વરવાલિયા ઝઘડીયા અને નેત્રંગ પંથકમાંથી પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને કાર્યકરોને ગાંધીનગર પહોચતા અટકાવવામાં આવ્યા હતા આદમખોર દીપડો અમરેલી ના બગસરા પંથક ના મોટા મૂંજીયાસર ગામ નજીક જીવલેણ હ્મલા કરનાર આદમખોર દીપડા ને પાંજરે પૂરવા કે ઠાર મરવામાં હજુ સુધી જંગલ ખાતા ને સફળતા મળી નથી

ખેતર માં રાતવાસો કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે

શિક્ષક સંમેલન અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનું મહા સંમેલન મોડાસા ખાતે યોજાઈ ગયું જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી અને વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લાની રચના થયા બાદ આ પ્રથમ અધિવેશન નું તમામ તાલુકાઓની શિક્ષક મંડળીઓના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું

આ સાથે જ શિક્ષકોને અપીલ કરતા જણાવ્યું હતું કે તેઓ તેમના બાળકોને પણ સરકારી શાળાઓમાં જ અભ્યાસ કરાવે જેથી અન્ય વાલીઓને પણ સરકારી શાળાઓ પ્રત્યે રૂચિ વધે આ પ્રસંગે નિવૃત્ત શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું પ્રથમ સમૂહલઝ્ન દમણ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દામિની વુમન્સ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ સમૂહલઝ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

અરવલ્લી દિવ્યાંગ ખેલ મહાકુંભ દિવ્યાંગો રમત ગમત ક્ષેત્રે આગળ વધી શકે તે હેતુથી શરૂ થયેલા ખેલો ઇન્ડિયા તેમજ ખેલમહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લાનો રમતોત્સવ ઉજવાઈ ગથો જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો જિલ્લાના આ સૌથી મોટા રમતોત્સવમાં જિલ્લાના લગભગ ત્રણ સો થી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ જુદી જુદી રમતોમાં પોતાની પ્રતિભા દેખાડી હતી રમતોમાં સોફ્ટ ગોળા ફેંક પયાસ સો અને બસો મીટર મીટર દોડ સહિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું

ની રણ સીમામાં નાના તીડ દેખાવાના શરૂ થયા છે જેના લીધે ખેડૂતોમાં અને જિલ્લા ખેતીવાડી વિભાગમાં ચિંતા પ્રસરી છે આ તીડને નિયંત્રણમાં લેવા સીમા સુરક્ષા દળના અધિકારીઓએ પ્રયાસ આદર્યો છે સરહદે નાના તીડના બચ્યા ઉડીને ભારત બાજુ આવતા હોવાનું સીમા સુરક્ષા જવાનોએ જિલ્લા વહિવટીતંત્રને કહેતા વહિવટીતંત્રે પણ તીડના બચ્યાઓને નિયંત્રણ કરવાના પ્રયાસ શરૂ કર્યા છે